મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો દ્વારકા સોમનાથ પાવાગઢ ડાકોરને સ્પર્શતા તમામ હાઈવે ચાર માર્ગી બનાવવાનું લક્ષ્યાંક છે અને આ કાર્ય પૂરજોશમાં ચાલુ છે આગામી એક વર્ષમાં કેન્દ્ર સરકારના સહયોગથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે મુખ્યમંત્રી માર્ગ સુરક્ષા યોજના હેઠળ રાજ્યના તમામ ગામોને વધારાના પાકા રસ્તા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મોટી રકમની ફાળવણી કરાશે

માળખાગત વિકાસ માટે કેન્દ્ર સરકારે છ લાખ કરોડ ફાળવ્યા છે

તેમજ જીસીએ દ્વારા નિર્મિત કોફી ટેબલ બુક નિર્માણ ધ રાઇસ ઓફ ગુજરાતનું વિમોચન કરવામાં આવ્યું હતું

પ્રદેશ અધ્યક્ષ જીત્ર વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું

આ પ્રસંગે વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણીએ જણાવ્યું હતું કે હું દરિયાની દીકરી છું અને વેરાવળ દરિયાકાંઠે રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા ત્યારે તંત્રને દોડીને કામ લાગી જવા તેમજ સ્થળાંતર વેગવંતુ બનાવવા સૂચના આપી હતી આ પ્રસંગે અગાઉ આવેલી કુદરતી આપદા કે વાવાઝોડા દરમિયાન કરાયેલી બચાવ કામગીરીની સંબંધિત અધિકારીઓએ વાત કરી હતી આ કાર્યક્રમ આયોજક મિલન જોષીએ જણાવ્યું હતું કે વાવાઝોડા સમયે તકલીફમાં મૂકાયેલા લોકોની મદદે આવનારા અધિકારીઓ કર્મચારીઓની કામગીરીને બિરદાવવાનું તેમણે મનોમન નક્કી કર્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે તેમણે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી છે કે સરકારી આવાસ યોજનાઓમાં દરિયાકાંઠે જોખમભરી જિંદગી જીવતા લોકોને આવાસ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે

શહેરના ભરતનગર પાછળ આવેલા રીંગ રોડ ઉપર પૂરઝડપે આવી રહેલા ડમ્પરની અડફેટે બાઈક ઉપર જતાં ચિરાગ ગોસ્વામી નામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું

હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું